ગુજરાતમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી એવા કેશુભાઈ સાથેના પરિવારિક સંબધોને યાદ કરી શ્રી મોદીએ તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી સક્રિય રાજકારણમાથી નિવૃત થયા બાદ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા કેશુભાઈનું ગઇકાલે અવસાન થયું હતું પ્રધાનમંત્રી મોદી ત્યાથી મહેશ નરેશ તરીકે ઓળખાતી સંગીતકાર બેલડીના નિવાસ સ્થાને ગયા હતા અને બે દિવસના ફરકથી જેમનો સ્વર્ગવાસ થયો છે તેવા બંને ભાઈ ના પરિવારને સાંત્વના પાઠવી હતી ભાજપના સાંસદ અને ધારાસભ્ય તરીકે મળેલો લોક સેવાનો અવસર મહેશ અને નરેશ કનોડિયાએ કેવો દીપાવી જાણ્યો હતો તેની યાદગીરી શ્રી મોદી એ તેમના પરિવાર સાથે તાજી કરી હતી તે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો કાફલો અમદાવાદ હવાઈ મથકે આવી પહોયતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને મેયર બીજલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું આરોગ્ય વન અને એકતા મોલ નું લોકાર્પણ કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસર માં આકાર પામેલા આરોગ્ય વન અને એકતા મોલ નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકાર્પણ કર્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આયાર્ય દેવ વ્રત તેમની સાથે હતા

યોગ અને આયુર્વેદ ની થીમ ઉપર તૈયાર થયેલા આ પરિસર માં કેરળ ના આયુર્વેદ નિષ્ણાંત મસાજ થેરપી દ્વારા રોગમુક્તિ ની સેવા આપશે આરોગ્ય પર્યટન માટે આ સ્થળ આદર્શ બનશે શ્રી મોદી એ ત્યાર બાદ એકતા મોલ પણ ખુલ્લો મૂક્વો હતો એકતા મોલ તરીકે એવા બજાર નું નિર્માણ કરાયું છે ત્યાં પર્યટકો દરેક રાજ્ય ની હસ્તકળા ની વસ્તુ ખરીદી સકે

કેવડીયા ખાતે શ્રી મોદી ના ભરચક કાર્યકમો આજે અને આવતી કાલે યોજાયા છે કચ્છ ગોબરદિવડા દીપોત્સવી પર્વ હવે નજીકમાં જ છે ત્યારે કચ્છમાં બનતા ગોબર દીવડાએ ભારે આકર્ષણ સર્જ્યું છે કુકમામાં રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા દીવડા તૈયાર થઇ રહ્યા છે

ગોબર પવિત્ર વસ્તુ ગણાય છે અને પર્યાવરણ પણ શુદ્ધ કરે છે આ દીવડો પ્રગટે છે ત્યારે તેના ધુમાડા જીવાણુઓને દૂર કરે છે

આ ઉપરાંત વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ બગીયાઓમાં દેવીદેવતા અને દેશના મહાનુભાવોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે ઉનાઇ સર્કલ પાસે આશરે બ્યાંસી ફૂટ ઉંચાઇ ધરાવતા ધ્વજસ્તંભ મૂકવામાં આવ્યો છે આ ધ્વજસ્તંભ ઉપર ચૌદ ક્રૂટ ઉંચાઇ અને એકવીસ ક્રૂટ લંબાઇ ધરાવતો ધ્વજ લહેરાવાશે

જેમાં ચૌદ વર્ષથી અંદરના વય ગ્રુપ તથા અઢાર વર્ષની અંદરના વયગ્રુપમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલા વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આગામી ત્રીજી નવેંબરે સુરેન્દ્રનગર જીલ્લામાં લીંમડી વિધાનસભા બેઠકની પેટાયૂંટણી યોજાવાની છે

વિશ્વમાં બીજા ક્રમના સૌથી મોટા હેરિટેઝ મ્યુઝિયમ નિર્માણ માટે કેન્દ્ર સરકાર રાજય સરકાર અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્રએ પ્રક્રિયા શરૂ કરી દિધી છે વડનગરના અમથોર દરવાજા નજીક નિર્માણ થનાર મ્યુઝિયમ માટે જમીન સંપાદન કરી વળતર યૂકવીને હવે ડીઝાઇન તેમજ ટેકનીકલ એજન્સીની પસંદગી કરવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે

જીટીયુ રમતગમત ટ્રેનીંગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીટી જીટીયુ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી ધ્વારા જીટીયુના રમતગમત વિભાગના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ માટે સાત દિવસથી ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

આ અગાઉ ફિટ ઇન્જિયા અભિયાન અંતર્ગત જીટીયુ ખાતે મેજર ધ્યાનચંદ જીમ્નેશિયમનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું

રાષ્રીફીય એકતા દિવસ નિમિત્તે ડાંગ જીલ્લા કલેકટર એન

ડામોરે જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા હતા તો પંચમહાલ જીલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ સહીત જિલ્લા કલેકટર અમિત અરોરાએ પણ રાષ્રીસેય એકતાના શપથ લીધા હતા અરવલ્લી જીલ્લામાં પણ જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે એકતા અને અખંડિતતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી